ૈ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને આંદોલનકારી ખેડૂત આગેવાનો વચ્ચે આવતીકાલે વધુ એક મંત્રણા યોજાશે

ગૃહમંત્રી અમિત શાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો આ સમારોહમાં જોડાયા હતા આ અવસરે શ્રી શાહે કહ્યું કે આજનો દિવસ અમદાવાદ અને સુરતના લોકો માટે ઐતિહાસિક દિવસ છે મેટ્રો રેલ પ્રોજેક્ટને આવકારતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે આ મેટ્રો રેલથી અમદાવાદ ગાંધીનગર અને સુરત શહેરોનો આર્થિક સામાજીક રીતે વ્યાપ વધશે

જેમાંનાં એક સરથાણાથી ડ્રીમ સીટીને જોડશે

કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે ખેડૂતો કૃષિધારાઓ પાછા ખેંચવાના મુદ્દા સિવાય સરકાર સમક્ષ અન્ય માંગણીઓ રજૂ કરી શકે છે તેમણે એમ પણ કહ્યું કે આવતીકાલે યોજાનારી મંત્રણા વખતે સરકાર કૃષિધારાની કલમો અંગે ચર્ચા કરવા ઉત્સુક છે ગત શુક્રવારે સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચેની બેઠક અનિર્ણાયક રહી હતી માર્ગ સલામતી દેશમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા ફેલાવવા તથા માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવા આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ થયો છે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

રાજ્ય સરકારો જાહેર સંસ્થાનો તથા વીમા કંપનીઓ પણ સેમિનાર વોકાથોન પોસ્ટર તથા સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ દ્વારા જાગૃતતા ફેલાવશે

દ્વારા ઈન્ડિયા ગેટ ખાતે યોજાયેલા સ્વચ્છતા પખવાડિયાનું ઉદ્વાટન કર્યું

આ પ્રસંગે સંબોધન કરતાં ડો અજય કુમારે જણાવ્યું હતું કે એન

એ યુવકોની વિશ્વની સૌથી મોટી સંગઠિત સંસ્થા છે જેણે એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ વિશેષ કેમ્પ સ્વચ્છ ભારત તેમજ વ્યક્તિત્વ વિકાસ માટે વિવિધ કાર્યક્રમો થકી રાષ્ટ્ર નિર્માણમાં વ્યાપક યોગદાન આપ્યું છે તેમણે કોરોના મહામારી દરમ્યાન એન

કેડેટ્સે કોરોના વોરિયર તરીકે કરેલી કામગીરીને બિરદાવી હતી

તેઓ એ સુનિશ્ચિત કરશે કે કોવિડ વેક્સીનની વહેંચણી સરખી રીતે થાય

હર્ષવર્ધને કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કાર્યકારી મંડળ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે શારીરિક માનસિક અને સામાજીક સ્વાસ્થ્ય માટે દિશા અને એજન્ડા નક્કી કરવા માટે સક્ષમ બનાવે છે

દિલ્હી જમ્મુ કાશ્મીર અને પોંડિચેરી જીએસટી કાઉન્સીલના સભ્યો છે

રોહિત શર્મા અને શુભમન ગીલ ક્રીઝ પર છે

ઈન્ડિયા જાપાન ભારત અને જાપાને આજે વિશેષ કૌશલ્ય ધરાવતા કામદારોની ભાગીદારીમાં સહકારના કરાર પર હસ્તાક્ષર કર્યા વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા અને જાપાનના ભારત ખાતેના રાજદૂત સુઝુકી સતોષીએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા આ કરાર થકી ભારતથી જાપાનમાં કુશળ કામદારોની અવરજવર માટે પ્રોત્સાહન મળશે આ કરાર હે ઠળ ચૌદ અલગ અલગ શ્રેણીના કૌશલ્યોને આવરી લેવામાં આવ્યા છે

આ ચૌદ શ્રેણીમાં નર્સિંગ બાંધકામ સ્વચ્છતા મત્સ્યોદ્યોગ ઇલેક્ટ્રીક અને ઈલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન શિપબિલ્ડિંગ ખાદ્ય ઉત્પાદન જેવા અલગ અલગ ક્ષેત્રોનો સમાવેશ થાય છે પશ્ચિમ બંગાળ સીએમ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વી મૈદિતીપૂર જિલ્લાના નંદીગ્રામ બેઠક પરથી લડવાની આજે જાહેરાત કરી હતી

જો કે તેમણે થોડા દિવસો પહેલા જ મંત્રીપદેથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા શ્રી બેનર્જીએ વિધાનસભાની છેલ્લી ચૂંટણી કોલકતામાં ભવાનીપુર બેઠકથી લડ્યા હતા

તેમણે એમ પણ કહ્યું કે નવી નીતિથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાશે અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન મળશે નવી દિલ્હીની કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયા બનાવશે અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવશે

સ્કલ ફેક્ટ ચેક કેન્દ્ર સરકારે સોશ્યલ મીડિયા પર ફેલાઈ રહેલા એવા સમાચારોને નકારી કાઢ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવે છે કે ગૃહ મંત્રાલયે સ્કૂલ અને કોલેજોને ફરી બંધ કરવા આદેશ બહાર પાડ્યો છે પત્ર સૂચના કાર્યાલય એટ લે કે પી આઈ બી એ આ દાવાને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે ગૃહ મંત્રાલય દ્વારા સ્ફૂલ અને કોલેજ અંગે આવો કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી

વેબ સિરીજમાં હિન્દુ દેવતાઓને ખરાબ રીતે દર્શાવવાના આરોપસર આઈ

ના અલગ અલગ ધારા હેઠળ લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશન ખાતે આજે એફ

આ પાંચ વ્યક્તિઓમાં એમેઝોન પ્રાઈમના ભારતના વડા અપર્ણા પુરોહિત વેબ સિરીજના નિર્માતા હિમાંશુ કૃષ્ણ મેહરાનો સમાવેશ થાય છે

જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે તાજેતરમાં શરૂ કરાચેલ પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ પેન્શનધારક વરિષ્ઠ નાગરિકો માટે ઘણી સુવિધાયુક્ત પદ્ધતિ છે